પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ તથા સમૃદ્ધિ સાથેના ભારતના નિર્માણ માટે એકતા કેળવવા તથા સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે

ગઈકાલે ગુજરાતમાં કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીના મુખ્ય સમારોહમાં તેમણે કહ્યું કે આતંકવાદના લીધે ઘણાં નિર્દોષોએ પ્રાણ ગુમાવ્યા છે શ્રી મોદીએ આતંકવાદ સામેની લડતમાં સાથે મળીને કામગીરી કરવા વિશ્વ આલમને અનુરોધ કર્યો હતો

ભારતે સરહદ અંગેની નીતિમાં પરિવર્તન લાવ્યું છે અને સરહદે અસ્વીકાર્ય વલણ અપનાવનાર પાડોશી દેશોને યોગ્ય રીતે વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો કે કાશ્મીરમાં વિકાસ પથ પરના અવરોધો દૂર કરાયા બાદ તથા ઉત્તર પૂર્વમાં શાંતિ કરાર બાદ આ બંને વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે

એમ જણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે સરહદી વિસ્તારોમાં સલામતીને ધ્યાનમાં લઈને માર્ગો પુલ તથા ટર્નલો બાંધવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે

ગુજરાત પોલીસ કેન્દ્રિય સશસ્ત્ર દળ સરહદ સલામતી દળ કેન્દ્રિય ઔદ્યોગિક સલામતી દળ તથા રાષ્ટ્રીય સલામતી દળના જવાનોએ એકતા દિવસની પરેડમાં ભાગ લીધો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉપસ્થિતોને રાષ્ટ્રીય એકતા માટે પ્રતિબદ્ધ થવાના શપથ લેવડાવ્યા હતા ભારતીય હવાઈદળના જવાનોએ ફ્લાય પાસ્ટ યોજી હતી

પ્રધાનમંત્રીએ કહ્યું કે અત્યારના સમયે અધિકારીઓ પ્રશાસનમાં મિનિયમ ગર્વનમેન્ટ એન્ડ મેક્સીમમ ગર્વનન્સ એટલે કે સરકારી હસ્તક્ષેપ ઓછો હોય અને વહિવટી કામકાજ વધુ હોય તે સુનિશ્ચિત કરે તેમણે સિવિલ સેવા અધિકારીઓને સામાન્ય લોકો વધુ સશક્ત બને તે માટે કાર્ય કરવા માટે અપીલ કરી

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું ચૂંટણી માટેનું પ્રચાર કાર્ય આજે સાંજે સમાપ્ત થશે

કર્ણાટકમાં સીરા અને આર આર નગર વિધાનસભા બેઠક પર ત્રીજી નવેમ્બરે યોજાનાર પેટાચૂંટણી માટેનો પ્રચાર અભિયાન આજે સાંજે સમાપ્ત થશે

આર

કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને મતદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે

જ્યારે દુબઈમાં રમાયેલી બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને નવ વિકેટે હરાવ્યું હતું

આજે બે મેચો રમાશે જેમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને યેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબી ખાતે રમાશે અને બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દુબઈમાં રમાશે